ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફો પડે તેનું ધ્યાન રાખવા તંત્રને સૂચના અપાઈ છે કેન્દ્રના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ કોરોના સંક્રમણને કાબુમાં લેવા લોકોની અવર જવર ઉપર નિયંત્રણ મુકાયા હોવાનુ સત્તાવાર યાદીમાં જણાવાયું છે અનાજ કરિયાણાની દુકાન શાકભાજી ફળ ફળાદિ મેડિકલ સ્ટોર મિલ્ક પાર્લર બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્માની દુકાનો સહિત બધી આવશ્યક સેવા કેટલાક નિયંત્રણ સાથે ચાલુ રહેશે

પરિવારમાં કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા દર્દીને એકાંતવાસના પાલન માટે પંચાયત કે સેવાભાવી સંસ્થાએ ઊભા કરેલા કોવિડ કેર સેન્ટરમાં ખસેડાતા હોય છે પરંતુ ત્યાં એકઠી થતી સગાવહાલાની ભીડ સંક્રમણ ફેલાવે તેવી જોખમી હોવાથી ત્યાં પોલીસનો જાપ્તો ગોઠવવામાં હવે આવશે શ્રી ભાટિયાએ પોતાના આદેશમાં કહ્યું છે કે જ્યાં જ્યાં માણસો ભેગા થવાની શક્યતા હોય ત્યાં પોલીસે હાજર રહી કોરોનાથી બયવાના ત્રણ સરળ ઉપાય નું પાલન કરાવવાનું રહેશે ગામડામાં લઝ્ન કે મરણ પ્રસંગે પણ મર્યાદાથી વધુ સંખ્યામાં લોકો એકઠા થાય નહીં તેવું ધ્યાન પોલીસ કર્મચારી રાખશે

આર ડી

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લો રસીકરણમાં સમગ્ર રાજયમાં મોખરે છે

શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે જીલ્લામાં બે પ્રકારે રસીકરણ કરાયું જેમાં રસીકરણ કેન્દ્રની સાથે સાથે ગામ ગામમાં જઈને આરોગ્યકર્મીઓ દ્વારા રસી આપવામાં આવી

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાણીમાત્રના કલ્યાણ માટે જીવન સમર્પિત કરનારા સંતો મહંતોને મન લોક કલ્યાણ જ સર્વોપરી હોય છે

આ હોસ્પિટલમાં ઓક્સીજન બેડ વેંટીલેટર અને આઈ સી યુ ની સગવડ ઉપલબ્ધ છે

હવામાન વિભાગના નાયબ નિયામક મનોરમા મોહં તીએ જણાવ્યું હતું કે આગામી બુધવારથી ત્રણ દિવસ તાપી ડાંગ દાહોદ સહિત સૌરાષ્ટ્રઆના અમરેલી ભાવનગર તેમજ કચ્છ જીલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે

કે ના અધ્યક્ષસ્થાને વિડીયો કોરન્ફરન્સના માધ્યમથી અમલવારી બેઠક યોજાઇ ગઈ પ્રિ મોન્સુન પ્લાનની પૂર્વ તૈયારી રૂપે જિલ્લા અને તાલુકાઓ તેમજ ગામડાઓમાં વરસાદ વાવાઝોડું કે કોઇપણ પ્રકારની આફત આવે ત્યારે અગમચેતીથી સાવચેતીનાં પગલાં લેવા માટે સાધન ચકાસણી તકેદારી બચાવની કામગીરી જેવા કે સંદેશા વ્યવહારના માધ્યમો અંગે ચર્ચા થઇ હતી

કોરોના રોગયાળા થી મનુષ્યમાત્રને બયાવવાની કૃપા માટે માં અંબાને પ્રાર્થના કરવા સાત દિવસના સાત અલગ અલગ હવનનું અહી મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે સાત હવનમાં મારુતિ યજ્ઞ મહા મૃત્યુંજય યજ્ઞ મહારુદ્ર યજ્ઞ સત ચંડીયજ્ઞ શ્રી ગણેશ યાગ વિષ્ણુયાગ શક્તિયાગ તેમજ સૂર્ય યાગનો સમાવેશ થાય છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાજ્ઞિક વિપ્ર મંડળના સહિયારા આયોજનથી સાત હવનનું મોટું ધાર્મિક આયોજન હાથ ધરાયું છે જેમાં કોરોનામાં અવસાન પામેલા જીવને શાંતિ અને સદગતિ મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવે છે

આ અંગે વાત કરતા લખતર તાલુકા વિકાસ અધિકારીશ્રી વી એચ

જેઓને આ યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે છંડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર જિલ્લા શાખા દ્વારા કોરોના વોરિયર્સને માસ્ક વિતરણ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત શહેરના વિવિધ કોવિડ સેન્ટર જેવાં કે આનંદ ભુવન ઘર શાળા વિનય વાટિકા તેમજ એસ પી સ્ફૂલના બાજુમાં આવેલા કોવીડ સેન્ટરમાં રૂબરૂ મુલાકાત કરીને ત્યાંના સ્ટાફ અને કોરોના વોરીયર્સને સ્પેશિયલ માસ્ક આપવામાં આવેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે કોરોનાની બીજી લહેરમાં નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરાયું છે

મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એન

છ વ્યકિતઓના મૃત્યુ નિપજ્યાં